સૂચીત નિયંત્રણ કેન્દ્રનું તાકીદની પરિસ્થિતીમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધશે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તિરૂઅનંતપૂરમ્ શહેરને પીવાનું પાણી પૂરૂ પાડવા માટેનાં અરૂવીક્કર ખાતેનાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું ઉદધાટન કરશે

આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહેશે સમારોહમાં કુલ બે હજાર પાંચસો પાંત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

દેશની આ સૌથી જૂની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે

પરીક્ષા પે ચર્ચા હેઠળ દર વર્ષે પ્રધાનમંત્રી પરીક્ષાના તનાવ સંબંધિત પ્રશ્નો અને વિદ્યાર્થીઓના સંબંધિત પ્રશ્નોના આકર્ષક શૈલીમાં જવાબ આપે છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈશાન ભારતને આત્મનિર્ભર ભારતનો મજબૂત આધારસ્તંભ બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ તેઓ ગઈકાલે આસામમાં મહાબાહુ બ્રહ્મપુત્રા પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ બોલતાં હતાં પ્રધાનમંત્રીએ ધૂબ્રી ફ્લબારી પુલનો શિલાન્યાસ કર્યો હતો અને માજુલી પુલ બનાવવા માટે ભૂમિપૂજન કર્યુ હતું વર્ચ્યુઅલ રીતે જાહેરસભા સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે ધુબ્રી ક્લબારી પુલ ઘણા રાજ્યોને મદદ કરશે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન ઉત્તર પૂર્વમાં વિકાસને વેગ મબ્યો અને હાલની સરકારે તેને આગળ ધપાવવાનું કામ કર્યું છે તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે જોડવામાં જળમાર્ગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ પ્રોજેક્ટ આસામમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી દિવસોમાં આસામમાં એક લાખ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ શરૂ થવાના છે

ગ્રાહક બાબતોનાં મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે ગ્રાહક બાબતો અંગેની એક વિડિયો કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે આ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો પરપ્રાંતિય શ્રમિકો તેમજ ગ્રાહકોને ખાસ પ્રધાન્ય આપ્યું છે તેમણે કહ્યું કે બજેટ સામાન્ય માનવીનાં જીવનને સ્પર્શે છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રેલ્વેની યાદીમાં જણાવ્યા મુજબ રેલ્વેટ્રેનને રોકવાનાં નહીવત બનાવોને બાદ કરતાં ટ્રેન વ્યવહાર એકંદરે સમાન્ય રહ્યો હતો હવે બધા જ વિભાગોમાં રેલવ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે

ભારત અમેરીકા જાપાન તથા ઓસ્ટ્રેલીયાનાં વિદેશમંત્રીઓએ હિંદ પ્રશાંત વિસ્તારમાં મુક્ત રીતે જહાજ ચલાવાનાં જરૂરી પ્રોત્સાહન અને કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી હતી બેઠકમાં સમગ્ર વિશ્વમાં થઈ રહેલાં પરિવર્તનો અંગે તથા આ પરિવર્તનો સમગ્ર માનવજાતિ માટે લાભ દાયક બનાવવા બાબતે પણ ચર્ચા થઈ હતીં ક્વાડ સંગઠનની ત્રીજી બેઠકમાં વિદેશમંત્રી એસ

જોકે ગયા વર્ષે ચીન જે રીતે સરહદે પોતાની સેના ગોઠવી તથા સરહદ ઓળંગવાના પ્રયાસો કર્યા હતા તેનાથી સંબંધો ઉપર અસર થઈ છે

આ છ શાળાઓમાંથી યાર શાળાઓ કાઠમાડું જિલ્લામાં જ્યારે બાકી બે શાળાઓ કાવરે જિલ્લામાં બાંધવામાં આવશે આ છ શાળાઓમાંથી એક શાળાનો શિલાન્યાસ સમારોહ ગઈકાલે કાઠમાડુંનાં થાલીમાં યોજાયો હતોં